પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી પલ્સ પોલીયો અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યભરમાં હવાઇ સેવા વિમાન મથકો તથા એરોસ્પોર્ટસને વધુ સુવિધાભર બનાવવામાં આવશે ગઇકાલે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એરોસ્પોર્ટસ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યભરના યાત્રાધામો અને મહત્વના શહેરોને હવાઇ સેવા દ્વારા સાંકળવામાં આવ્યા છે તેમણે કહ્યું કે પ્રજાસત્તાક પર્વની રાજ્યમાં વિવિધ સ્થળે ઉજવણી કરવાનો હેતુ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં અદના નાગરિકને જોડવાનો છે આ પ્રસંગે ગુજસેલના નિયામક કેપ્ટન અજયચૌહાણે એરોસ્પોર્ટસની રૂપરેખા આપી હતી આ પ્રસંગે ગુજસેલના નિયામક કેપ્ટન અજય યૌહાણે એરો સ્પોર્ટસની રૃપરેખા આપી હતી ગુજસેલ રાજ્યનો નાગરિક ઉડ્ડયન વિભાગ તથા રાજકોટ જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ મેદાન ખાતે એરો સ્પોર્ટસ શો યોજાયો હતો જેમાં નાના અને મધ્યમ કદના વિમાનોના કરતબો ઉપરાંત રિમોટ ઓપરેટેડ એર ક્રાફટ પેરાશૂટ તથા ફેલીકોપ્ટર્સના કરતબોનું પ્રદર્શન કેપ્ટન યાંદની મહેતાના નેતૃત્વમાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું

આ પ્રસંગે શ્રીમતિ દવેએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસ ની અનુભૂતિ થાય અને વાસ્તવિક રીતે વિકાસ કરવામાં આવે તેવા સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ખીરસરા ગામે જી

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના અનેક નિર્ણયો કર્યા છે ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત થનારા એમ

જયારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ક્રડાસણ ખાતે અને આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી પણ સુરત ખાતે આ અભિયાનમાં સહભાગી થશે

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનાર આ પરીક્ષા પર્વમાં શિક્ષણાધિકારીઓ શિક્ષણવિદો મનોચિકિત્સકો શિક્ષકો વાલીઓ એન જી ઓ

પરીક્ષા પર્વ નિમિત્તે રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને તેમને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત પણ કરાશે

પોલિસ તાલીમ કેન્દ્ર ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરી કેમેરા દ્વારા ઝડપાતા દ્રશ્યો ઉપર નજર રાખશે તેમ સુશ્રી ઉષા રાડાએ ઉમેર્યું હતું